ટેકા ના ભાવે ખેત પેદાશ વેયવા માંગતા ખેડૂત માટે પોતાના માલ અને જથ્થા નુ વર્ણન ધરાવતી નોંધણી ઓનલાઇન કરવી ફરજિયાત છે

નોંધણી કરાવેલ ખેડૂતોનો જથ્થો તા

મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે પેન્શન સપ્તાહ ઉજવણીનો પ્રારંભ કરવા યોજાયેલા કાર્યક્રમ માં સાંસદ રતનસિંહ રાઠોડ તથા ધારાસભ્ય જિઝેશ સેવક ઉપસ્થિત હતા ભાવિ લાભાર્થીઓનો સમૂહ જેમાં હાજર હતો તેવા આ કાર્યક્રમ માં કેન્દ્રિય મંત્રી સંતોષ કુમાર ગંગવાર પણ વેબકાસ્ટ ના મધ્યમ થી જોડાયા હતા અને સંબોધન કર્યું હતું સાંસદ રતનસિંહ રાઠોડે આ પ્રસંગે કહ્યું હતું કે નાના માણસ ને સામાજિક સલામતી બક્ષવાનું મોટું કામ મોદી સરકારે કર્યું છે વીમો અને પેન્સન જેવા લાભ અસંગઠીત વર્ગ ને આપવાનું કામ સામાજિક રીતે ખૂબ ઉપયોગી સાબિત થયું હોવાનુ પણ તેમણે કહ્યું હતું પેન્શન જામનગર જામનગર જિલ્લામાં પેન્શન સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ સંસદસભ્ય પુનમબેન માડમની આગેવાની હેઠળ થયો હતો

કચ્છ અને બન્નીનું લોકસંગીત માણી શકે તેવી સુવિધા કરવામાં આવી છે રાજ્યપાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વેદ સંસ્કૃત ભાષા અને પ્રાચીન ભારતીય ગ્રંથોના અધ્યાપન દ્વારા તેનું જતન સંવર્ધન કરનારી સંસ્થાઓની પ્રશંસા કરી છે અમદાવાદમાં ભાગવત વિદ્યાપીઠ અને સુનિધી ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા બીજા વિદ્વત સન્માન સમારોહના અધ્યક્ષપદેથી બોલતા તેમણે આ પ્રશંસા કરી હતી તેમણે કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિને બયાવવી હોય તો સૌ પ્રથમ સંસ્કૃત ભાષાને બયાવવી ખૂબ જરૂરી છે આ સમારંભમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્કૃત પંડિતોનું સન્માન કરાયું હતું

ભાવનગર જિલ્લા તિજોરી કચેરીએ પેન્શનરોને બયત કે રોકાણના પુરાવા વેળાસર જમા કરાવવા સૂચના આપી છે દુષ્કર્મ તપાસ રાજકોટમાં આઠ વર્ષની બાળકીને ઉઠાવી જઇ દુષ્કર્મ આયરનારા આરોપીને પકડી પાડવા શહેર પોલીસે સઘન શોધખોળ શરૂ કરી છે પોલીસનાં વર્તુળોએ જણાવ્યું કે અમરેલી જિલ્લાનો શ્રમજીવી પરિવાર મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટમાં સૂતો હતો ત્યારે કોઇ અજાણ્યો શખ્સ ઊંઘતી બાળકીને ગોદડા સાથે ઉઠાવી ગયો હતો અને પુલ નીચે તેના પર દુષ્કર્મ આયર્યું હતું બાળકીને શોધવા નીકળેલા પરિવારને તે ઘાયલ હાલતમાં મળી આવી હતી બનાવની જાણ થતાં પોલીસે તત્કાળ નાકાબંધી કરી આરોપીને પકડી પાડવા શોધખોળ શરૂ કરી હતી

આ પ્રદર્શનનો હેતુ છે કે શાળાના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન શિક્ષણ તેમજ પર્યાવરણ પ્રત્યે અભિરૂચી વધે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થાય

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે દરેક પ્રદેશની પોતાની આગવી સાંસ્ક્રતિક ઓળખ હોય છે તેમણે ઉમેર્યું હતું કે છેવાડે વસતા કલાકારોમાં રહેલ પ્રતિભાને ખીલવવા માટે રાજ્ય સરકાર યુવા ઉત્સવ તથા કલા મહાકુંભ જેવા આયોજન વડે તેમને પ્લેટફોર્મ આપવાનું ભગીરથ કાર્ય કરી રહી છે યુવા મહોત્સવ માં ભાગ લેનાર કલાકારોને તેમણે શુભેચ્છા આપી હતી

ખરીક઼ વળતર ભાવનગર જિલ્લામાં ખરીફ પાકને વાવાઝોડું કે કમોસમી વરસાદથી થયેલા નુકશાનના વળતર માટે આજથી ઓનલાઇન અરજીઓ લેવાનું શરૂ રહ્યું છે આ માટે ખેડૂતોએ ગ્રામ પંચાયતમાં વી સી

અત્યાર સુધીમાં આ બે સિંહ દ્વારા પાંચ પાડી વાછરડીઓ બે બકરા તથા એક નીલ ગાયનું મારણ કરાયું છે અને અહી તેમણે પૂરતો ખોરાક અને પાણી મળે છે તે વાત સાબિત થાય છે